આજે અમદાવાદમાં યોજાયેલી ફિક્કીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના અધ્યક્ષપદેથી બોલતાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે વિશ્વ કક્ષાની સુવિધાઓ વિકસાવવા પ્રતિબદ્ધ છે તેમણે આ સ્થળને ભારતની એકતા અને અખંડિતતાનો વિશ્વને પરિચય કરાવતું સ્થળ ઓળખાવીને આ સ્થળ આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બને તે માટે પ્રયાસો કરાશે તેમ કહ્યું હતું

ત્યારે હવે વલસાડ અને મુંબઈથી રેલ્લ રેકઅને ટ્રક એમ બંને દ્વારા ઘાસનો જથ્થો જિલ્લામાં ઠાલવવા ઘાસના એકત્રીકરણની કામગીરી હાથ ધરાઈ છે બીજી બાજૂ દહાણુ રોડ મુંબઈથી ટ્રક માફરતે ઘાસચારો મોકલવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે ઉપરાંત રેલવે રેકમાં ઘાસ લોડ કરવા ઘાસ એકઠું કરવાની કામગીરી પણ આરંભાઈ છે તેમ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું ત્યારે કચ્છના પશુધન માટે ઘાસચારો લાવતી પ્રથમ ઘાસ રેકને આજે દહાણુથી કચ્છ તરફ પ્રસ્થાન કરાવાયું હતું જિલ્લા કલેકટર શ્રીમતી રેમયા મોહને આ અંગેની વધુ વિગતો અપતા જણાવ્યું હતું કે દહાણુથી રવાના કરાયેલા ઘાસ ટ્રેન આવતીકાલે ભુજ આવી પહોંચશે અને ભુજના સેન્ટ્રલ ઘાસ ડેપો ખાતેથી અન્ય મથકોએ આવેલા ઘાસડેપો માટે તેની રવાનગીરીની કામગીરી હાથ ધરાશે દરમિયાન જિલ્લામાં આવેલ રજીસ્ટર્ડ ગૌશાળા પાંજરાપોળોને ફાળવેલ ગ્રાંટ અનુસાર પ્રાંત અધિકારીઓને નિયમીત રીતે આજથી સબસીડી ચૂકવણું કરવા જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સૂચના આપવામાં આવી

મેરેથોનના અંતે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા કરાટેનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ પૂર્વ કચ્છ પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને એકતાના શપથ લેવડાવાયા હતા પોલીસ વડાએ ઝંડા વડે સ્ટાર્ટ આપતાં દોડવીરોએ દોટ મૂકી હતી ટાગોર માર્ગ પર ઓસ્લો સર્કલ થઈ જૂની કોર્ટ થઈને આ દોડવીરો ઝંડા ચોક ખાતે પહોંચ્યા હતા જયાં વ્યક્તિ વિશેષોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તમામ દોડવીરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અન્ય યુવાનો પોલીસ વૃદ્વો મહિલાઓ સહિત આશરે ચોરક હજાર લોકોએ આ દોડમાં ભાગ લીધો હતો આ મેરેથોનના અંતે ઝંડા ચોક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું

કલ્પના શાહ અબડાસાના ધારાસભ્યના પ્રતિક ધરણા કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિમાં પશુઓની સ્થિતિ કપરી બની છે ત્યારે અછતમાં પુરતા પ્રમાણમાં ઘાસની ફાળવણી થાય તે માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્ધમનસિંહ જાડેજાએ જિલ્લા મથક ભુજ ખાતે પ્રતિક ધરણા યોજયા હતા જેમાં તેમની સાથે મોટી સંખ્યામાં પશુપાલકો પણ જોડાયા હતા

ત્યારે આ સ્થિતિમાં પશુપાલકો અને માલધીરઓ પોતાના ઢોરનું ગુજરાત કેમ ચલાવે તેવો વેધક પ્રશ્નો સાથે પ્રદ્યુમનસિંહ જાડેજાએ અંતરિયાળ વિસ્તારોમાં ત્વરીત ઘાસની ફાળવણી કરાય તેવી માંગ કરી હતી

આજથી શરૂ થનાર રણોત્સવ દરમ્યાન કચ્છની કલા અને સંસ્કૃતિનો પરિચય મેળવવા તથા જાણીતા સફેદ રણનું કુદરતી સૌંદર્ય માણવા દેશ વિદેશથી સહેલાણીઓ કચ્છના ધોરડોમાં ઊમટી પડે છે